આઈ ડી એ આઈએ લોકોને કોઇ પણ સેવા મેળવવા માટે ઇન્ટરનેટ પર આધાર નંબર જેવી વ્યક્તિગત જાણકારી આપતા સમયે સાવધાન રહેવા જણાવ્યું છે

આઈએ આધાર ઓળખાણ પદ્વતિ ને મજબૂત ગણાવી છે જાહેરાતમાં કહેવાયું છે કે કેટલાંક તોફાની તત્વો દ્વારા ઇન્ટરનેટ પર આધારકાર્ડ પોસ્ટ કરવાનું કહેવાય છે પરંતુ તેઓનો યુ

સાથે કોઇપણ પ્રકારનો સંબંધ નથી અને તેનાથી આધાર સુરક્ષા પર કોઇ અસર નહીં પડે બાર આંકડાનો બાયોમેટ્રીક ઓળખાણ નંબર બહાર પાડનાર યુ આઈ ડી એ આઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઇપણ અન્ય ઓળખાણ દસ્તાવેજની જેમ આધાર પણ ગોપનીય દસ્તાવેજ નથી તેમનો તર્ક છે કે કોઇપણના આધારકાર્ડની જાણકારી હોવાથી તેનાથી કોઇપણ પ્રકારનો ગેરફાયદો ઉઠાવી શકાતો નથી

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું છે કે દેશના વિભિન્ન ભાગોમાં વિભન્ન રીતે ઉજવાતા આ તહેવારો વિવિધતા માં એકતા દર્શાવે છે તેમણે આશા વ્યક્ત કરી છે કે આ તહેવારોથી વિભિન્ન ક્ષેત્રોના લોકોમાં ભાઈચારો વ્ધ મજબૂત બનશે ઉપરાષ્ટ્રપતિ પોતાના સંદેશમાં કહ્યું છે કે આ તહેવાર પારંપરિક નવા વર્ષના શુભારંભ તથા દેશની વિવિધ સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાના પ્રતિક છે તેમણે લોકોને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળી રહે તેવી કામના કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે સામાજિક કુરિવાજોને સમાપ્ત કરવાની આહવાન કર્યું છે

ગઈકાલે પશ્ચિમ કચ્છના પોલીસવડા શ્રી ભરાડા અને સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ રાફ્લ વશિષ્ઠના ફસ્તે ઉર્સનું ઉદ્વાટન કરવામાં આવ્યું ફતું પ્રારંભ માં ચાદર ચઢાવવા માં આવી ફતી આ પ્રસંગે પોલીસ અને બીએસએફ દ્વારા આ સીમા પર સતત પેટ્રોલિંગ દ્વારા પોલીસ પ્રજાના સાચા મિત્ર બની રફે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો ફતો મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો રાજ્ય અને રાજ્ય બહારથી ફાજીપીર બાબાની દરગાહે માથું ટેકવવા આવી પફોંચ્યા છે મેળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાનાં પાણી માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે નરાથી ફાજીપીર સુધી પાણીની પાઇપલાઇન દ્વારા ટાંકામાં પાણી અપાઇ રહ્યું છે

ટી બસો દ્વારા લોકોને સ્થળ સુધી પફોંચાડવા આયોજન કરવામાં આવ્યું છે ખાનગી વાફનોમાં પણ લોકો મોટી સંખ્યામાં આવ જા કરી રહ્યા છે

ના વફીવટી બિલ્ડિંગમાં આવેલા કોર્ટ ફોલ ખાતે મળશે

મોટી સંખ્યામાં પ્રશ્નોને લઇને આ સભા પર શિક્ષણપ્રેમીઓની મીટ મંડાઇ છે સુત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે ફિસાબોને બફાલી જેવી બાબતો ઉપરાંત ફંગામી કર્મચારીઓને કાયમી તેમને ઇપીએફ પુનઃ મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિની તપાસ ટેન્ડરિંગ કાર્યવાફીની તપાસ જેવા પ્રસ્તાવ ઊઠશે

અબડાસા તાલુકાનાં અકરી મોટી બેર મોટી વાયોર ઉકીર વાગોઠ ફલાથ લૈથારી ફરિપર થુમડી ઐડા ગોથલા સફિતનાં ગામડાઓને વાયોર ખાતે આવેલા પા

ના હેડવર્કમાંથી પાઈપલાઈન દ્વારા નર્મદા આધારિત ચોજનાનું પાણી પફોંચાડાય છે

મુખ્યત્વે માલધારી વસ્તીવાળાં આ ગામોમાં ઉનાળાના આરંભથી જ પાણીની સમસ્યા જટિલ બનતાં લોકો કફોડી સ્થિતિમાં મુકાયા છે

તાત્કાલિક બંધ પડેલો પાણી પુરવઠો પૂર્વવત્ કરાય તેવી માગણી લોકો દ્વારા કરાઈ છે બીજી તરફ દેશના પશ્ચિમી છેવાડે આવેલા લખપત તાલુકાનાં સાનધ્રીવાંઢ મિંઢિયારી ચામરા બેખડા છેલાવાંઢ સફિતનાં ગામોમાં પાણીની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

તળાવો તથા ડેમોનું પાણી પણ સુકાઈ જવાના કારણે આ વિસ્તારના લોકો તથા પશુધન ફક્ત પાણી પુરવઠા તરફથી આવતા પાણી ઉપર નિર્ભર છે જેથી પીવાના પાણી માટે નક્કર વ્યવસ્થા ગોઠવવા માંગણી કરાઈ છે

દિવસભર આકરા તાપ બાદ સાંજ ઢળતા જ ઠંડા પવનની પાંખે ઠંડક નો અહેસાસ થવાનો ક્રમ વધુ એક દિવસ જારી રહેતાં મિશ્ર વાતાવરણ જારી રહ્યું છે